ભાજપ પ્રમુખ અમીત શાહ અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જાહેરસભાઓ યોજી

સંતોષ ટ્રોફી ફૂટબોલ સ્પર્ધામાં ગોવાને હરાવી પંજાબનો ફાઇનલમાં પ્રવેશ

ત્રિપુરા પુર્વની બેઠકની ત્રીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી સલામતીના કારણસર મુલતવી રાખવામાં આવી હતી તે આ મંગળવારે યોજાશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાતમાં રેલીઓમાં સંબોધન કર્યું હતું શ્રી રાહુલ ગાંધીએ રાયચુર અને કર્ણાટકના ચિકોડી ખાતે જાહેરસભા સંબોધશે

સુશ્રી માયાવતીએ મુલાયમસિંહમાં ભરોસો હોવાનું જજ્ઞાવ્યું હતું ચૂંટણીપંચે ચૂંટણીખર્ચ મર્યાદા ઉલ્લંઘન બદલ ભાજપના ઉમેદવાર રેવતી ત્રિપુરાને નોટીસ પાઠવી છે ભાજપ પ્રમુખશ્રી અમીત શાહે જણાવ્યું કે આ ચૂંટણીમાં વિરકાસ કરતાં રાષ્ટ્રીય સલામતિ મહત્વનો પ્રશ્ન છે છોટાઉદેપુરના બોડેલી અને વલસાડના માલણપાડા ખાતે ચૂંટણીસભાને સંબોધતાં તેમણે કહ્યું કે વિકાસનો પ્રશ્ન તો પૂરો થયો છે હવે સલામતિનો પ્રશ્ન છે જે ભાજપ સિવાય કોઇ પણ પૂરો નહીં કરી શકે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે જાહેરસભા સંબોધી હતી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે આજે અમદાવાદમાં એક પત્રકારપરિષદ યોજીને સિબ્બલે આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજીને નોટ રદ કરવાના નિર્ણયને કૌભાંડ ગણાવ્યું હતું તથા જૂની નોટો કમીશન લઇ બદલાઇ હોવાનો વીડીયો રજ્ કર્યો હતો અમારા અમદાવાદના સંવાદદાતા જજ્ઞાવે છે કે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર ખાતે પ્રવચન દરમિયાન અજાણી વ્યક્તિએ લાફો માર્યો હતો કેરળમાં ત્રિપાંખીયો જંગ મંડાયો છે

કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને ભાજપના પ્રહલાદ જોશી અનંતકુમાર હેગડે રમેશ જીગાજીના અને બી

આસામમાં ભાજપના નેતા સર્વાનંદ સોનોવાલ હેમંત બિસ્વા શર્મા કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રીપુન બોરા વિવિધ વિસ્તારોમાં ચૂંટણી રેલીઓ અને રોડ શો યોજી રહ્યા છે

દરમિયાન લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં ગઈકાલે છેલ્લો દિવસ હતો

આ તબક્કામાં ભરાયેલા ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી થશે અને આ સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે

તેમણે જણાવ્યું છે કે જે લોકોએ ઉત્તરપ્રદેશમાં ધમકી આપી હતી અને ગેરવર્તન કર્યું હતું તેને જ પક્ષમાં પ્રવેશ અપાયો છે મહિલા સલામતિ ગૌરવ અને સશક્તિકરણની વાતો થાય છે પરંતુ વાસ્તવમાં દેખાતું નથી પ્રિયંકા ચતુર્વેદી આજે મુંબઇમાં શિવસેનામાં જોડાયાં છે

ભાજપના ભોપાલ બેઠકના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવકતા રજ઼દીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે આ બાબત ભાજપનો રાષ્ટ્રવિરોધી ચહેરો દશવિ છે તેમણે કહ્યું કે દેશના શહીદોનું અપમાન કરતા નિવેદન માટે તેની સામે પગલાં લેવાં જોઇએ તેમણે પ્રધાનમંત્રીને સાધ્વી પ્રજ્ઞા સામે કાર્યવાહી માટે અનુરોધ કર્યો છે

ભાજપે જણાવ્યું કે જેલવાસ દરમિયાન તેમને થયેલા માનસિક અને શારીરિક કષ્ટના કારણે આ નિવેદન કર્યું છે જો કે ભાજપે હેમંત કરકરેને શહીદ તરીકે સન્માન જાળવી રાખ્યું છે

પોલીસના જણાવ્યા અનુસાર કોઇ જાનહાની કે નુકસાન થયું નથી સમગ્ર બનાવની ધરમૂળથી તપાસ થશે

તેમ સ્પષ્ટતા કરી છે અખબારોમાં આપેલા અહેવાલોને ગ્રહમંત્રાલયે ઇરાદાપૂર્વકના અને પાયા વિનાના ગણાવ્યા છે

હૈદરાબાદમાં મહિલાઓમાં આર્થિક સાક્ષરતા અંગેની રાષ્ટ્રીય પરિષદને સંબોધતાં શ્રી નાયડ઼એ કહ્યું કે કેન્દ્ર રાજય સરકાર તથા બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓએ આ માટે સંયુક્ત રીતે કાર્ય કરવું જોઇએ જો મહિલાઓને સહયોગી બનાવવામાં નહીં આવે તો દેશ વિકાસ નહીં કરી શકે અર્થતંત્રમાં મહિલાઓને સાંકળવામાં નહીં આવે તો સામાજિક ગતિશીલતા નહીં આવે આ પ્રસંગે તેમણે મહિલાઓના અધિકાર જવાબદારી અને તક જેવી બાબતોને આવરીને જ ઝડપથી આર્થિક વૃદ્ધિ થશે તેમ જણાવ્યું હતું

ઇસ્ટર રવિવારના પહેલાના શ્વકવારને ગૂડ ફાઇડે તરીકે મનાવાય છે જે પ્રભુ ઇસુ પ્રિસ્તના પુનરુત્થાનનું પ્રતિક છે ગોવામાં બધા જ મુખ્ય ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન થયું છે જૂના ગોવામાં બેસિલિકા ઓફ બોમ જીસસ અને પણજીમાં ઓવર લેડી ઓફ ધ ઇમેકુલેટ કંસેપ્શન ચર્ચ અને ડોન બોસ્કોમાં પ્રાર્થના સભા યોજાઇ હતી કેરળ અને નાગાલેન્ડમાં પણ દેવળોમાં વિશેષ પ્રાર્થનાસભા યોજાઇ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડ ફાઇડ પ્રસંગે પ્રભુ ઈશુના બલિદાનને યાદ કર્યા એક ટ્વીટર સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે પ્રભુ ઇશુના જીવનના ઉચ્છ આદર્શ અને અનુકરણી સાહસ સૌને માટે શક્તિના સ્રોત છે તેમણે જણાવ્યું કે પ્રભુ ઇશુનો સંદેશ અસમાનતા અને અન્યાય મુક્ત વિશ્વ બનાવવાનું શીખવે છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રભુ ઇસુએ તેમનું જીવન લોકોના અન્યાય પીડા તથા દુઃખ દર્દને સમાપ્ત કરવા માટે સમર્પિત કર્યું હતું તેમકો માનવતાનો રસ્તો સૌને બતાવ્યો હતો

તૂર્કીએ સોદો ચાલુ રાખ્યો છે અને જણાવ્યું છે કે આ સીસ્ટમ સંપૂર્ણપણે તૂર્કીના નિયંત્રણ હેઠળ કામ કરે તેવ્રં ધ્યાન રાખશે

રશિયાના પ્રવક્તા દમિત્રી પેસકોવે કહ્યું કે આ અહેવાલથી અમેરિકા રશિયા સંબંધો વધ્ધ ખરાબ બની શકે છે